પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચે છે

દાંડીમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરિયલ ખાતે આજે યોજાયેલા દાંડી યાત્રા સમાપન કાર્યક્રમમાં સંબોધતા ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડુએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની અહિંસા એ માત્ર એક ભૌતિક સંકલ્પના નથી પરંતુ વાસ્તવમાં આચરણ કરવાનો વિચાર છે

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત યાવડાએ જણાવ્યું હતું કે આ વયન પત્ર થકી કોંગ્રેસ ગાંધીનગરના નાગરિકોને રોજગારી શિક્ષણ ટેક્ષમાં રાહત સાથે ગુણવત્તા પૂર્ણ સુવિધા આપવા માંગે છે

દરેક વોર્ડમાં કોંગ્રેસ ઈંગ્લિશ મીડિથમ સહિતની મોર્ડન સ્ફ્નલોનું નિર્માણ કરી વિધાર્થીઓને મક્ત શિક્ષણ અપાશે કોંગ્રેસ શાસનમાં મહિલાઓ પોલીસ અને આર્મીમનને સિટીબસમાં મફત મુસાફરીનો લાભ મળશે

ગાંધીનગરને કોંગ્રેસ દ્વારા યુથ આઈકોન સીટીનો દરજ્જો આપી સ્પોર્ટસ જીમ કલ્યર મીડીયા સહિતની યુથ પ્રવૃત્તિઓની તાલીમ અને પ્રોત્સાહન અપાશે લાખો વૃક્ષોનું વાવેતર કરી ફરીથી ગાંધીનગરને ભારતનું નં

તેમ પણ શ્રી ઘાનાણીએ જણાવ્યું હતું વચનપત્રમાં જણાવ્યું છે કે ગાંધીનગર શહેરમાં મિલકતવેરાના માળખાની પુનઃ સમીક્ષા કરાશે આ ઉપરાંત તેમજ ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાયેલા ગામડાં અને વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાનું કોંગ્રેસે વચન આપ્યું છે વચન પત્રમાં સમસ્ત શહેરમાં ફી વાઇફાઇ આપવાની સાથે જ ઘરદીઠ એક લાખનો ફી પર્સનલ એકસીડન્ટ વીમો આપવાનો પણ વાયદો આપવામાં આવ્યું છે લોક અદાલત ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ શનિવારે યોજએલી લોક અદાલત મોફફ રાખવાની જાહેરાત કરી છે

તે હાલ મુલતવી રાખવામાં આવ્યું છે

અમદાવાદ મહાનગરપાલિકાએ ગઇકાલે આ અંગે નવા દિશાનિર્દેશ બહાર પાડ્યા છે જે મુજબ અમદાવાદ શહેરના રહેવાસી જે કોઈ કારણસર અન્ય રાજ્યોમાં મુસાફરી કરવા ગયા હોય તેમને અમદાવાદ પાછા આવતા આર ટી પી સી આર ટેસ્ટ કરવાની જરૂર નથી પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા અન્ય તમામ લોકો માટે અમદાવાદ પ્રવેશ માટે આર ટી પી સી આર ટેસ્ટ ફરજિયાત છે અમદાવાદના રહેવાસીઓને રહેઠાણ પુરાવા તરીકે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણય આજથી અમલી બનશે